શરૂઆતમાં પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્યોના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ રજૂ થયો હતો

જેમાં મુખ્યત્વે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભે ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે

રાજય વિધાનસભામાં આજે પ્રશ્ન કલાક બાદ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ દિવગંત મંત્રી અને સભ્યોના તાજેતરમાં અવસાન અંગે શોક પ્રસ્તાવ રજુ કરી તેમના અવસાનથી રાજયએ કર્મઠ અને સંવેદનશીલ સેવક ગુમાવ્યો હોવાની લાગણી દર્શાવી હતી

અધ્યક્ષ શ્રી રાજેન્દ ત્રિવેદીએ ગૃહના શોક પ્રસ્તાવમાં સુર પુરાવતા દિવગંત સભ્યોના પરિવારજનોને સાંતવના પાઠવતો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કર્યો હતો

જૈશ એ મહમ્મદ દ્વારા અહી ફિદાથીન ત્રાસવાદી તૈયાર કરતાં કેન્દ્રો ઉપર હવાઈ હ્મલો કરી અનેક છાવણીઓ નેસ્તનાબુદકરી દેવામાં આવી હતી પુલવામાં ત્રાસવાદી હુમલામાં સી આર પી એફ

એક ભારત શ્રેષ્ઠ ભારત ઝુંબેશ હેઠળ દમણ નો જોડીદાર પ્રદેશ પુદ્દચેરી હોવાથી ત્યાંની ભાષા માં ગીત ગાઈને આરતી પાટિલ રુચિતા બારી અને તેજસ્વિની ટંડેલ જેવા અનેક રાષ્ટ્રીય એકતા નો ભાવ દમણ માં ધૂંટી રહ્યા છે

આગ ને કાબૂ માં લેવા ફાયર બ્રિગેડ ત્યાં તાબડતોબ પહોચી ગયું હતું અને આગ ને ફેલાતી અટકાવી નુકસાન અટકાવ્યું હતું

પરંતુ જાનહાનિ ટાળી શકાઈ છે રાજકોટ સુજલામ સુફલામ યોજના ની શરૂઆત રાજકોટ જિલ્લા માં સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ સારા કામ નું આયોજન કરવા માટે એક મહત્વ ની બેઠક જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના વડપણ હેઠળ યોજાઇ ગઈ

જિલ્લા કલેક્ટર અમિત અરોરા ની આગેવાની માં તમામ કચેરી ના વડા નગરપાલિકા કચેરી એ ગયા હતા અને બાકી નીકળતો વેરો ચૂકવી આપી દાખલો બેસાડયો હતો